માસ્ક પહેરો સાજીક અંતર જાળવો હાથ સ્વચ્છ રાખો

મતલબ કે વેક્સિન ભલે આવી પણ માસ્ક અને સલામત અંતરની ચોકસાઇ આપણે છોડવાની નથી

વર્ષનો છેલ્લો દિવસ કોવિડ યોધ્ધાઑનું સ્મરણ કરવાનો ઉત્તમ અવસર હોવાનું જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કોરોના દર્દીની સારવારમાં તબીબી સમુદાયે દાખવેલી ફરજ નિષ્ઠા બદલ દેશ તેમનો ઋણી રહેશે તેમણે ઉમેર્યું હતું કે કોરોના જેવી બીમારી વૈશ્વિક બની ગઈ ત્યારે આપણે સમજવું રહ્યું કે આરોગ્ય જ સૌથી મોટી મૂડી છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીની અવગણના કરાય નહીં શ્રી મોદી એ ઉમેર્યું હતી કે કોવિડ માટે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં હાથ ધરનાર હોવાથી આરોગ્ય સેવા પ્રદાન કરવામાં આપનો દેશ અગ્રેસર બનશે આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યું હૃતું કે ગુજરાત ની પ્રજાને આવનાર દિવસોમાં અન્ય રાજ્યોમાં સુપર સ્પેસ્યાલીસ્ટ ટ્રીટમેન્ટ માટે બહાર નફી જવું પડે સૌરાષ્ટ્ર કરછને એઈમ્સથી મોટો ફાયદો થશે

પ્રધાનમંત્રી દેશમાં સસ્તા અને ટકાઉ રહેઠાંણ ઉત્પ્રરેક આશા અંતર્ગત વિજેતાઓની પણ જાહેરાત કરશે અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા અંગેના વાર્ષિક પુરસ્કાર પણ એનાયત કરશે આ પ્રકારનું નિર્માણ કાર્ય ગુજરાતના રાજકોટ શહેરમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં તમિલનાડુના ચેન્નાઈ ઝારખંડના રાંચી ત્રિપુરામાં અગરતલા અને ઉત્તર પ્રદેશમાં લખનૌમાં કરવામાં આવી રહ્યું છે દરેક જગ્યાએ આ મુજબના એક હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવશે આ નિર્માણ કાર્ય બાર મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે

મુસાફરોને ટોલ પ્લાઝા ઉપર રોકડની યૂકવણી માટે લાંબા સમય સુધી રોકાવું પડશે નહીં જેનાથી સમય અને ઈંધણની બયત થશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ગત મહિને અધિસૂયના જાહેર કરી જૂના વાહનો માટે પણ પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે

થર્ટીફ્રસ્ટની ઉજવેણીમો અતિરેક ન થાય તે માટે પ્રશ્રિમ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીની વર્તમાન પરીસ્થિતીને ધ્યાને રાખી સરકારશ્રીનાં જાહેરનામાં અનુસાર માસ્ક ન પહેરનાર તેમજ ફિઝીકલી ડિસ્ટન્સ ન જાળવનારને પકડી પાડીને તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાફી કરવામાં આવશે

ઉતર ભારતના રાજ્યોમાં ફિમવર્ષાનાં પગલે મોટા ભાગના વિસ્તા તાપમાનનો પારો માઈનસમાં પહોચી ગયો છે